પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

વૈકૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન

આજથી પાટણ ખાતે રાણકી વાવ ઉત્સવનો પ્રારંભ થશે યાંપાનેર ખાતે પંચમહોત્સવનો ગઈકાલે પ્રારંભ થયો રાજયની તસનીમ મીરે ઈન્ડોનેશીયામાં યોજાયેલી એશિયાઈ જુનિયર

આ પ્રસંગે પનઘટ કલા કેન્દ્ર ગાંધીનગર દ્વારા સંકલિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો

સંગીતકાર શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ કચ્છની ધરા સફેદ રણ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પર્યટન ગીતને લોન્ય કર્યું હતું

આવતીકાલથી તેના માર્ગમાં ફેરફાર કરાયો છે વડોદરા સ્ટેશન પર ભીડના કારણે છાયાપુરી સેટેલાઇટ સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે

હવામાન રાજ્યમાં આગામી બે દિવસ લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે

રાજ્યમાં દિવસભર ઠંડા અને સૂકા પવનો કૃંકાય છે ગઇકાલથી રાજ્યમાં રાત્રીના તાપમાનમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો છે

રાણકી વાવ પાટણ જીલ્લામાં બે દિવસીય રાણકી વાવ ઉત્સવનો આજથી આરંભ થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આજે વિરાસત સંગીત સમારોહ યોજાશે આ સમારોહમાં સુપ્રસિધ્ધ ગાયકો દ્વારા વિવિધ સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે તેમજ જાણીતા કલાકારો પણ પોતાની કલા રજૂ કરશે આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના શ્રમ અને રોજગારમંત્રી દિલીપકુમાર ઠાકોર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ મંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહેશે રાણકી વાવ ઉત્સવ દરમ્યાન પ્રવેશ નિઃશુલ્ક રહેશે તેમજ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા પાર્કિંગની સુવિધા પીવાની પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પંચોત્સવ યાંપાનેર ખાતે ગઈકાલથી પંચમહોત્સવનો પ્રારંભ થયો છે મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આ પંચમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતા આપ્રસંગે બોલતા મંત્રી શ્રીએ જણાવ્યું કે પંચમહોત્સવના આયોજનથી આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે આ મહોત્સવમાં એન્ડવેચર સ્પોર્ટસ

જેમાં જે તે વિસ્તારના મતદાન મથકો ખાતે અરજી કરી શકાશે મતદારો ચૂંટણી પંચની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લીકેશન વોટર હેલ્પલાઈન પર પોતાની વિગતો ચકાસી શકશે

દિવ્યાંગ અમદાવાદ ખાતે દિવ્યાંગો માટેની વિશેષ ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી

રાજ્ય રમતગમત વિભાગ અને ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ઠીકેપ અમદાવાદ દ્રારા યોજાયેલ આ સ્પર્ધાના ઉદ્દધાટન સમારોહમાં રાજ્ય ઓલોમ્પીક એસોસીએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સહિત મહાનુભાવો ઇપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોને માગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી

અગાઉ મોબાઈલ નંબર પોર્ટ માટે એક અઠવાડિયાનો સમય લાગતો હતો પરંતુ નવા નિયમો હેઠળ ત્રણ દિવસમાં એક નેટવર્કથી બીજા નેટવર્કમાં મોબાઈલ નંબર પોર્ટ કરી આપવામાં આવશે જ્યારે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં મોબાઈલ નેટવર્કમાં મોબાઈલ નેબર પોર્ટ કરવા માટે પાંચ દિવસનો સમય અપાશે